ખાતેદારના મૃત્યુ બાદ વારસાઇ નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરેલ અરજી ફોર્મમાં જરૂરી પુરાવા મૃત્યુ પ્રમાણપત્ર તથા તલાટીશ્રી રૂબરૂનું પેઢીનામું તથા સહકબજેદારોના સોંગદનામા સાથે ઇ ધરા કેન્દ્રમાં રજુ કરવું પડતું હતું હવે ઇ ધરા કેન્દ્ર ખાતે વારસાઇ ફેરફાર નોંધની ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા દાખલ કરી છે જેથી તમામ ખેડૂત ખાતેદારોને આ કાર્યપધ્ધતિ અનુસરવા મહેસુલી તંત્રએ અપીલ કરી છે

તેઓ સવારે નવ વાગે રાજ્યપાલશ્રીને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે

આજે વાઘબારસ અને ધનતેરસ એમ બે પર્વનો સુભગ સમન્વય થયો છે કચ્છમાં ખાસ કરીને ભુજમાં વિવિધ દેવ મંદિરોમાં મંગલા આરતી સાથે આ પર્વનો પ્રારંભ થયો હતો

આજે ધનતેરસના દિને ધનવંતરી પૂજનના કાર્યક્રમો પણ યોજાશે દરમિયાન ભુજની અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પીટલમાં દિવાળીના દિવસોમાં ઈમરજન્સી સેવાઓ યાલુ રહેશે હોસ્પીટલનો ઓપીડી વિભાગ રવિવારે દિવાળી અને સોમવારે નુતનવર્શ્નમાં બંધ રહેશે પરંતુ ભાઈબીજથી નિયમિત શરુ રહી જશે

નાગરિકો આ નિયમનું યુસ્તપાલન કરે તે આવશ્થક છે એમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે સુપ્રિમ કોર્ટના યુકાદા મુજબ દિવાળી કે અન્ય તહેવારો પ્રસંગો યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર દરમિયાન ફટાકડા દ્વારા હવા અને અવાજનું પ્રદૃષણ અટકાવવા તથા તેના નિયમન અને નિયંત્રણનો આદેશ કરાયેલ છે ફટાકડાઓનો અવાજ તથા તેનો ધુમાડો જાહેર જનતાની તંદુરસ્તીને નુકશાન કર્તા હોવાથી જરૂરી સૂયનાઓનો યૂસ્તપણે અમલ થાય તે જરૂરી છે સાથે સાથે નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા સાથે સંવેદનશીલતા લાવે તે અત્યંત અનિવાર્ય રહેશે

જે માટે કુલ છ કરોડ એકાણું લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવેલ છે

આથી લોકોને દૂર જિલ્લા મથક ભુજ સુધી જવુ નહીં પડે આ માટે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને આરોગ્ય કમિશ્નરને ભારપૂર્વક રજૂઆત કરી હતી

નેહ્લ ઠક્કર નેશનલ વોટર એવોર્ડ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ સ્ટેટ્સ બેસ્ટ ડિસ્ટ્રીકટ બેસ્ટ વિલેજ પંચાયત બેસ્ટ મ્યુનિસિપાલિટી તેમજ બેસ્ટ સ્કૂલ બેસ્ટ ટી વી